દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ એ જણાવ્યું કે શિલાન્યાસનો દિવસ એ સંસદીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવો બની રહે છે

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પાંચ ઓગસ્ટે રાજ્યસભાના સભાપતિ એમ વૈકૈયા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા એ રાજ્ય સભા અને લોકસભાની કાર્યવાહી દરમ્યાન નવા ભવનના બ્નીરમાન માટેનો પ્રસ્તાવ મુક્યો હતો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

એસ ટી

એસ ટી આર

પેનલ્ટી લાગશે

રોજબરોજના કામો માટે લોકોને દુવિધા ન પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે જેમાં કચ્છમાં ભુજ ગાંધીધામ અંજાર અને માંડવી નગરપાલિકામાં હવે ચીફ ઓફિસરો ફસ્તક તમામ કારોબાર રહેશે જો કે આ સમય દરમિયાન તેઓ નીતિ વિષયક નિર્ણથો લઇ શકશે નહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે રાજ્યના અમુક વિસ્તારોમાં હલાવો કમોસમી વરસાદ થવાની શક્યતા છે પરંતુ કચ્છ સહિતના વિસ્તારોમાં હવામાન સુકું રહેશે